પદવીદાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતેની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદઘાટન કર્યું છે તેમણે પ્રાસંગિક પ્રવચનમાં પીડીપીયુને માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટીને બદલે ઉર્જા યુનિવર્સિટી બનાવીને તેનું કાર્યક્ષેત્ર અને મહત્વનું વિસ્તરણ કરવા અનુરોધ કર્યો હતો તેમણે જે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદ્વાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યૂબેશન કેન્દ્ર ટેકનોલોજી બિઝનેસ ઇનક્યુબેશન અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે મોનોક્રિસ્ટલાઈન સોલર ફોટો વોલ્ટિક યંત્ર અને જળ ક્ષેત્ર માટેના કૌશલ્ય વિકાસ કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો તેમણે યુવાનોને વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને જવાબદારીની ભાવના વિકસાવી તકલીફને તકમાં પરીવર્તિત કરવાની અપીલ કરી છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

આ ટીમ કોરોનાની સારવાર અને સંક્રમણને અટકાવવા શું પગલાં લેવાયા છે તેની સમીક્ષા કરશે

સિંહની આગેવાની હેઠળ અમદાવાદ આવી પહોંચેલી ટીમ આવાનારા દિવસોમાં રાજ્યમાં કોરોના સંક્રમણને ઝડપથી અટકાવવા શું પગલાં લઈ શકાય તે અંગે રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા વિર્મશ કરશે જે જિલ્લાઓમાં કોરોનાનાં કેસો વધારે છે તે જિલ્લાની મુલાકાત લેશે

આ ઉપરાંત સુરત વડોદરા અને રાજકોટમાં આજે રાતથી રાત્રિ કરફ્યૂ લાગુ કરાશે ગઈકાલે રાત્રે નવ વાગ્યાથી અમદાવાદમાં કરફ્યું અમલ શરૂ થઈ ગયો છે જો કે તે પહેલાં જ લોકો પોતાનાં જરૂરી કામ અને બજારમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી ઘરભેગા થઈ ગયા હતાં નવ વાગ્યા પછી તો અમદાવાદ શહેર સુમસામ થઈ ગયું હતું અને રસ્તા ઉપર પોલીસ અને એકલ દોકલ વાહનનો બાદ કરતાં કોઈ જોવા મબ્યું નહોતું આગામી સોમવારે સવારે છ વાગ્યા સુધી કરફ્યું રહેવાનો હોવાથી ગઈકાલે અમદાવાદ શહેરની પોલીસની મોબાઈલ વાનો વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લાઉડસ્પીકર દ્રારા લોકોને કરફ્યુંની માહિતી આપી હતી લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી આજે સવારે પણ અમદાવાદ શહેરનાં ધમધમતા માર્ગા ખાલી જણાતાં હતાં પોલીસે કડક ચેકીંગ શરૂ કર્યું છે અમદાવાદમાં કરફ્યૂના સમયગાળામાં દૂધ દવા ગેસ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

કરફ્યૂના અમલને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેટ્રો ટ્રેન સેવા આજે અને આવતીકાલે બંધ રહેશે ત્યારપછી સોમવારથી મેટ્રો ટ્રેન રાબેતા મુજબ ઉપલબ્ધ થશે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે પેટ્રોલ પંપ અને રાંધણ ગેસ સિલીંડરનું વિતરણ ચાલુ રહેશે પીવાના પાણીનું વિતરણ કરતાં વાહનને પણ છૂટ રહેશે

ની યાદી જણાવે છે ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબ સાઈટ જોવાનું સૂચન કરાયું છે

આ અંગે વધુ માહિતી આપે છે અમારા સુરેન્દ્રનગરનાં પ્રતિનિધિ

અમારા જૂનાગઢનાં પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ આ વર્ષે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે લોકોને પરિક્રમામાં નહિં આવવાની અપીલ કરી છે કોરોનાનાં કારણે આટલા વર્ષોમાં પ્રથમ વખત જૂનાગઢની લીલી પરીક્રમા નહિં યોજાય